સરદાર સરોવર જળાશય પૂર્ણ સપટીએ પહોંચતા નર્મદા નીરના વધામણા નમામી દેવી નર્મદે જન ઉત્સવ ગઈકાલે કેવડિયા ખાતે યોજાયો હતો

ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોને નર્મદાનો લાભ મળ્યો છે પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેવડિયા છે

આ સિધ્ધી હાંસલ કરવામં અનેક લોકોનું યોગદાન છે તેમણે સમગ્ર દેશમાં નદીઓ તળાવોનું શક્તિકરણ સાથે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે તેને બિરદાવ્યું હતું પ્લાસ્ટિકના ઉપયોગનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું હતું કે સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાવવો પડશે પ્લાસ્ટિકના અમયાદ ઉપયોગના પગલે આપણા પર્યાવરણ પર અવળી અસર પડી છે આ અવસરે પ્રધાનમંત્રીશ્રીએ ખલવાણી ઈકો ટુરિઝમ સાઈટ સહિત રીવર રાફટીંગ ડેમોસ્ટ્રેશન જંગલ સફારી ફેકટર્સ ગાર્ડન બટરફલાય ગાર્ડન એકતા નર્સરી વિશ્વ વન ચિલ્ડ્રન ન્યુટ્રિશીયન પાર્ક સહિત દત્ત મંદિરની પણ મુલાકાત લીધી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપારૂી નાયબ નીતિન પટેલ સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી

હમીરસર તળાવમાં નીરને વધાવતાં રાજ્યમંત્રી આહિરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી મોદીએ કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડી જિલ્લાને પાણીદાર બનાવ્યો છે આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય ડોકટર નીમાબેન આચાર્ય ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી સહિતના અગર્ણીઓ તથા નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુલક્ષીને ભુજની જી

ઉપરાંત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હત

આશુતોષ અંતાણી સમાજ સુરક્ષા યોજના રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે હાથ ધરેલી યોજના અંતર્ગત બાળકી અને તેના પાલક નાનીને મંજુરી પત્ર અપાયો છે નખત્રાણા તાલુકાના વિગોડી ગામના કસ્તુરીબેન હિરાલાલ તેમની બે દોહિત્રીઓને માતા પિતાના અવસાન પછી પાલન પોષણ કરે છે અને સરકારી સહાય યોજનાની જાણ થતાં અરજી કરી હતી તે પરથી બીજા ધોરણમાં વિગોડી શાળામાં અભ્યાસ કરતી દોહિત્રી નિકિતાને નામે સહાય મંજુર થઈ છે

આશુતોષ અંતાણી નખત્રાણાઃ મચ્છરદાની વિતરણ ગુજરાત સરકારના મેલેરિયા નિવારણ ઝુંબેશ અંતર્ગત નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગામમાં દવાયુકત મચ્છરદાની વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા માતાઓને ગામના સરપંચ મુસાભાઈના હસ્તે મચ્છરદાની આપવામાં ાવી હતી આ પ્રસંગે લોકોને મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા રોગો વિશે સમજ આપવા સાથે મચ્છરદાનીના ઉપયોગ તેમજ ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી